રાજકીયપક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે

પહેલી ઓકટોબરે ચકાસણી થશે અને ત્રીજી ઓકટોબરે ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

આયુષ્યમાન ભારત ઉજવણી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આજે એક વર્ષ પૂર્ણ થતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત આયુષ્માન ભારત દિવસ ઉજવણી સમારોહમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે રાજ્યનો કોઇપગ્ન ગરીબ મધ્યમ વર્ગનો નાગરિક દવા સારવાર કે પૈસાના અભાવે મોતને ભેટે નહી તે માટે મા અને મા વાત્સલ્ય યોજના કાર્યાન્વિત કરી હતી જે હેઠળ રૂપિયા ત્રણ લાખની વિનામૂલ્યે સારવાર અપાતી હતી જે ખૂબ જ પ્રચલીત બનતા હાલ ગુજરાત મોડલ આધારિત આ યોજના સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રીએ અમલી બનાવી છે અને કરોડો પરિવારોને લાભો મળતા થયા છે આજે એક વર્ષ પૂર્ણ થયું છે તે આપણા સૌ માટે ગોરવરૂપ છે

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ભાગરૂપે પ્રસૂતિ પહેલાની તપાસ તેમજ પ્રસૂતિ બાદ ઘરેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલથી પરત ઘર સુધી માતા અને નવજાત બાળકને નિઃશુલ્ક પહોંચાડવાની સેવા ખિલખિલાટ વાન દ્વારા સમગ્ર રાજ્યમાં આપવામાં આવે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક નવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે

સી સી કેડેટની સાયકલ રેલી આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ આવી પહોંચતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને એન

ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું

સાબરમતી આશ્રમ માટે એન સી સી કેડેટ દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી બાદમાં એન સી સી કેડેટ દ્વારા તેમના અનુભવો આ રીતે વ્યક્ત કરાયા

આ અભિયાનનો ઉદ્દેશ એનસીસી કેડેટ્સમાં સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા કેડેટ્સને દરિયાનાં પડકારો અને અવરોધોનો સામનો કરાવવાનો છે આ અભિયાનનો આશય દરિયાકિનારે વસતા સ્થાનિક સમુદાય વચ્ચે દરિયાઈ સુરક્ષાનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે આ અભિયાન ખંભાત થી આજે શરૂ થશે અને બીજી ઓક્ટોબર દાંડીમાં પૂર્ણ થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નિયમો સરળ અને સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી અને સંક્ષિપ્ન નિયમો જાહેર કર્યા છે

જે અનુસાર ખૂબ જ ઓછા સમયગાળામાં ટી પી સ્કીમ પુરી કરવાના લક્ષ્યાંક સાથે ટી પી ના જુદા જુદા તબક્કાને ઓછા કરી તાત્કાલિક પૂર્ણ કરવા કાયદામાં સુધારા માટે સૂચના છે

સુધીના પ્લોટમાં કપાત નહી કરવામાં આવે સમગ્ર રાજ્યમાં શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન અપાયુ

ઝુ અધિકારી ડોક્ટર રિઝવાન કડીવારના જણાવ્યા અનુસાર બે નર અને પાંચ માદા સિંહ સિંહજ઼ને વિશેષ વાહન મારફત ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે

અમારા દ્વારકાના પ્રતિનિધિ જણાવે છે કે ઓખા સહિત મીઠાપૂર અને બેટ દ્વારકામાં એક કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે